જે મુજબ ડી પી

પી સ્કીમ બનાવી આ જમીનો રિઝર્વેશનમાંથી છુટી કરાશે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સુરતના મેયર સહિત મહાનગરના પદાધિકારીઓ સુરત મ્યુનિસિપલ કમિશનર તથા સુડાના અધિકારીઓની મળેલી બેઠકમાં ચર્ચા વિચારણા બાદ મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે

સ્કીમ બનાવવામાં આવશે

તેમજ બાંધકામ ક્ષેત્રને વેગ મળશે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે નવી સિવિલ કોર્ટનું ઉદ્વાટન કરાયું છે

આ પ્રસંગે શ્રી યુડાસમાએ જણાયું કે સરકારની તમામ સુવિધાઓનું પૂર્ણ વળતર દરેક પક્ષકારને મળે તેવો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે ગૃહરાજ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે ન્યાય પ્રક્રિયા ઉત્તમ બનાવવી તે રાજ્ય સરકારનુ અગ્રિમ લક્ષ્ય છે અને તે પરિપૂર્ણ કરવ રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે

આ પ્રસંગે વાઘાણીએ જણાવ્યું હતું કે પુજ્ય બાપુના જીવનમૂલ્યો આદર્શોને પ્રજા વચ્ચે જીવંત રાખવાના ઉદ્દેશ ગાંધી સંકલ્પ યાત્રા થકી દેશભરના સાંસદશ્રીઓ ગાંધીજીના વિયાર જન જન સુધી પહોંચાડી રહ્યા છે

આ વર્ષે આઠ લાખ ટન શેરડીના પીલાણનું લક્ષ્યાંક રાખ્યું છે

નર્મદા સુગરમાં શેરડી પીલાણની કામગીરી શરૂ થઇ હતી

નર્મદા અને ગુજરાત મહારાષ્ટ્રમાંથી કોઈતાઓ મજૂરો આવી રહ્યા છે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગઇકાલે ગાંધી આશ્રમ સાબરમતીથી પ્રાકૃતિક ચિકિત્સા યાત્રાને પ્રસ્થાન કરાવી છે

આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા પ્રકૃતિ સાથે જોડીને સાત્વિક જીવન અને નિરામય આરોગ્ય પ્રાપ્ત કરવા સૌને અનુરોધ કર્યો હતો તેમણે બેટી બચાવો બેટી પઢાવો જળ સંરક્ષણ નશામુક્તિ સ્વચ્છતા અભિયાન અને પ્રાક઼તિક ક઼ષિ જેવા જન અભિયાનનો વિશે માહિતી આપી દરેક નાગરિકને આ અભિયાનમાં જોડાવ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય નેયરોપેથી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રાકૃતિક ચિકિત્સાને જનજન સુધી પહોંચાડવા આ જનઅભિયાન શરૂ કરાયું છે

સુરતમાં સી બી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામે દિલ્હીનો વિજય થયો છે ટોસ જીતીને દિલ્હીની ટીમે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી

રાજ્યમાં અનેક જગ્યાએ કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાનું આયોજન કરાયું છે

મેળામાં અવનવી વેશભૂષા અને લોકસંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે

આ મેળામાં જાત વાત ઉંટોના બજારમાં મોટી સંખ્યામાં ઉંટની લે વેચ કરાય છે શામળાજ ખાતે યોજાયેલા લોકમેળામાં પણ લોકો ઉલ્લાસભેર ઉમટ્યા હતા શામળાજીના નાગધરા કુંડનું આદિવાસીઓમાં અનેરૂં મહત્વ છે આદિવાસીઓની માન્યતા મુજબ આ કુંડમાં સ્નાન કરવાથી બીમારી વડગાળ દૂર થાય છે મોટી સંખ્યામાં લોકોએ આ પરંપરાગત મેળામાં ભાગ લઈ શામળાજીના દર્શન કરી કુંડમાં સ્નાન કર્યું હતું હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા તથા કચ્છ જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાન સંભાવના છે દરમિયાન ગઇકાલે બાબરા તથા રાજકોટમાં અચાનક વાતાવરણ પલટાના વરસાદી માહોલ સર્જોયો હતો બાબરામાં ધોધમાર વરસાદ તો ગોંડલમાં ધીમી ધારે વરસાદ વરસાદ પડ્યો હતો રાજકોટ શહેરમાં પવન સાથે વરસાદ વરસતા કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા દરમિયાન વરસાદના કારણે બાબરા માર્કેટિંગ યાર્ડમાં રખાયેલા કપાસ પલળી ગયો હતો કમોસમી વરસાદથી કપાસ મગફળી અને શિયાળુ પાકને નુકસાનના અહેવાલો મળી રહ્યા છે સુરેન્દ્રનગર સી

શાહ મેડીકલ હોલ ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કરૂણાવાન શિક્ષકોની વંદના સન્માન કોડીયાના અજવાળે કાર્યક્રમ યોજાયો

તેમણે વિદ્યાર્થીના જીવન ઘડતર માટે શિક્ષકનું યોગદાન અગત્યનું રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું